પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનનો આરંભ કરાવતા બધા જ લોકોને યાર સિદ્ધાંતોનું પાલન કરવા અપીલ કરી છે

ઇય વન ટ્રીટ વન એટલે કે જેઓની પાસે જાણકારીનો અભાવ છે તેઓની કોરોના સારવારમાં યોગ્ય સહાયરૂપ બને ત્રીજો સિદ્ધાંત છે ઇય વન સેવ વન એટલે કે પોતે માસ્ક પહેરે અને બીજાને પણ કોરોના સંક્રમણના ચેપથી બચાવે

કોઇપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવવાની જવાબદારી પરિવાર કે સમાજના લોકો કરે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે કોરોના રસીકરણની આ ખાસ ઝુંબેશ કોરોના મહામારી સામે એક મોટા સંઘર્ષની શરૂઆત છે વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ચાર દિવસના આ ઝુંબેશમાં વ્યક્તિગત સામાજિક અને વહીવટીતંત્ર અને રાષ્ટ્રીય સ્તર પર જનભાગીદારી થકી કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા પ્રાપ્ત થશે

ને પહોંચાડવામાં આવશે ગઇકાલે પુણેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે વાતચીત કર્યા બાદ શ્રી જાવડેકરે આ મુજબ ખાતરી આપી હતી આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આરોગ્યકર્મીઓની ભરતી કરવા કેન્દ્ર સરકારની આર્થિક સહાયની પણ તેમણે ખાતરી આપી હતી

સોમનાથ મંદિર આજથી અન્ય નિર્ણય ન આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

જ્યારે મહેસાણા ખાતે ઐઠોર ગણપતિ મંદિર સંસ્થાન દ્વારા પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત મેળો રદ કરાયાની માહિતી મળી છે

આજે બપોરે જૂનાગઢ ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે વૈદિક મંત્રોચ્યાર સાથે ભારતી બાપુને સમાધિ આપવામાં આવી હતી કોરોનાની માર્ગદર્શિકા સાથે ગુરૂગાદી નજીક સમાધિ આપવામાં આવી ત્યારે સંતગણ અને જૂજ અનુયાયીઓ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી મહારાજ બ્રહ્મલીન થયા તે અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે

દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સદગતને શ્રધ્ધાજલિ પાઠવી છે